આજે યોજાયેલ મતદાન માં તમામ મતદારોએ સવારના સાત વાગ્યાથી શાંતિ પૂર્વક મતદાન શરૂ કર્યું હતું

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દિલીપ રાણા એ મતદારો સારી રીતે મતદાન કરી શકે તે માટે પૂરતી કાળજી લઈ વ્યવસ્થા ગોઠવી હતી પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો હતો રાજકોટ જિલ્લાના તાલુકા અને ગામોમાં પાણી અંગેની પરિસ્થિતિ અને પાણીની અછત નિવારવા માટે કલેકટર કચેરી ખાતે આયોજીત બેઠકમાં રાજકોટ જિલ્લાની પીવાના પાણી અંગેની પરિસ્થિતીની સમીક્ષા રાજયના શિક્ષણમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કરી હતી તેમણે જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં જયાં પાણીની મુશ્કેલી છે તેની સમીક્ષા કરીને લોકોના પાણીની મુશ્કેલી સત્વરે હલ થાય તેવા પ્રકારના પગલાં લેવા અને વ્યવસ્થા તંત્ર ગોઠવવા સુચના આપી હતી

જેમાં રાજકોટ ઉપલેટા વિંછીયા જસદણ કોટડાસાંગાણી જેતપુર અને ગોંડલ તાલુકાનો સમાવેશ થાય છે મંત્રીશ્રી ચુડાસમાએ પાણીની અછતના સમયમાં પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરે તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે જન જાગૃતિઃ કેળવવા જણાવ્યું હતું માનવીની પીવાના પાણી સાથે મુંગા પ્રાણીઓની પણ ચિંતા કરીને તેનો સર્વે કરીને જે ગામોમાં પાણીના અવેડા ન હોય ત્યાં મુંગા પ્રાણીઓ માટે પીવાના પાણી માટે અવેડાની પણ વ્યવસ્થા થાય તે જોવા પણ ખાસ જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લાના રાજકોટગોંડલ કોટડાસાંગાણી પડધરી લોધીકા તાલુકા સહીતના વિસ્તારનો પાણીની પરિસ્થિત અંગે સમિક્ષા કરીને તંત્ર દ્વારા લોકોની પાણી અંગે કોઇ પણ ફરિયાદ ન આવે તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવવા ખાસ સુચના આપી હતી

ગયા વર્ષે વરસાદ ખૂબ નબળો રહ્યો હતો

આજે મહેસાણાના વીજાપુર તાલુકાના ખરોડ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા દ્વારા ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું

મુખ્યમંત્રીએ નવદંપત્તિઓને નવજીવનના આશિર્વાદ પાઠવ્યા હતા પોરબંદર શહેરમાં તાજેતરમાં જૂનાગઢ રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈપણ પ્રશ્ર હોય તો ખૂલ્લા મને વાત કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો વધારો કરી નગરજનોને કોઈપણ જાતનો ભય અથવા મુશ્કેલી હોય તો તેનું નિરાકરણ કરી સલામતીની વ્યવસ્થા કરી શકાય એ અંગે યોજાયેલ મીટીંગમાં વિસ્ત્રતમાં ચર્ચા થઈ હતી

જી

આથી વેપારીઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી જૂનાગઢ રાધા રમણ દેવ મંદિર વ્યવસ્થાપન સમિતિની સામાન્ય ચૂંટણી આજે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ હતી દેવ અને આચાર્ય પક્ષ ના કુલ ચૌદ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે

આવતીકાલે મત ગણતરી હાથ ધરવામા આવશે પોરબંદરના મોઢવાડા ગામે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ જાહેરસભા સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી શિવમયાનંદ મહારાજની અધ્યક્ષતામાં યોજાશે તથા તેમના દ્વારા સ્વામી વિવેકાનંદ વિષેના પાંચ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવશે પાલનપુર અંબાજી હાઈવે ઉપર પાલનપુરથી છ કિલોમીટર દૂર રતનપુર નજીક બે જીપ અને ટ્વેરા ગાડી વચ્ચે આજે સર્જાયેલા ત્રીપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે ઘવાયેલા અન્ય સાત વ્યક્તિઓને પાલનપુર સીવીલ હોસ્પિટલમાં લાવતા વધુ બે વ્યક્તિના મોત નીપજ્યા હતા અમારા પાલનપુરના પ્રતિનિધિ જણાવે છે કે અન્ય પાંચમાંથી વધુ ત્રણની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધ્ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે જ્યારે બે ને પાલનપુર સીવીલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અન્ય એક અકસ્માતમાં નાંદોદ તાલુકાના રાજપીપળા મુળી રોડ પર આમલી ગામના વળાંકમાં ટ્રક જંગલના ઝાડ સાથે અથડાતા અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે

એવું કહેવાય છે કે ઇશ્વર બધે પહોંચી ના શકે તેથી તેણે માતાની રચના કરી છે માતૃત્વના નિસ્વાર્થ હેત સંભાળ પરિશ્રમ અને બલિદાન જેવી ભાવનાઓને વધાવી લેવા માટે સામાન્ય રીતે વિશ્વભરમાં મે મહિનાના બીજા રવિવારે માત્રત્વ દિવસ ઉજવાય છે આજે ઘણા લોકો અને ખાસ કરીને યુવાનો ઉત્સાહ પૂર્વક આ દિવસ મનાવી રહ્યા છે તથા સોશિયલ મીડિયા પર વિવિધ સંદેશાઓ દ્વારા પોતાની માતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી રહ્યા છે દરમિયાન આજના દિવસે નડિયાદના યુવાનોની સંસ્થા જૈન સોશિયલ ગ્રૂપના સભ્યોએ નડિયાદ નજીક આવેલા પીજ ગામના જલારામ ઘરડા ઘરની મુલાકાત લઈ ત્યાં રહેતાં વ્રધ્ધોને પૂષ્પ આપી તેમનું સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા તથા તમામ વ્રધ્ધો માટે આઈસક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે ભરત નાટ્યમ ઇન્સ્ટિટ્યૂટ શિવાંજલી એકેડમી દ્વારા ચાર દિવસીય નૃત્ય કાર્યશાળા યોજાઈ ગઈ

દોશી સમાજ દ્વાર પ્રથમ સમૂહલગ્ન નું સુંદર આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મહાનુભાવો આગેવાનો એ ખાસ હાજર રહ્યા હતા